ઃ અમેરીકાના નવા ચુંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડન આજે રાષ્ટ્રપતિ પદના શપથ લેશે ે સરકારે વોટસએપને તેની પ્રાયવર્સી નીતીમાં તાજેતરમાં કરેલા ફેરફારને પાછા લેવા જણાવ્યું છે

આ પ્રસંગે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગ્રામીણ વિકાસમંત્રી નરેન્દ્રસિંહ તોમર ખાસ ઉપસ્થિત રહેશે આ નાણાંકીય સહાય હેઠળ યોજના મુજબ પાંચ લાખ ત્રીસ હજાર લાભાર્થીઓને પહેલો હપ્તો અને એંશી હજાર લાભાર્થીઓને બીજો હપ્તો આપવામાં આવશે

આ બેઠક ગઇકાલે મળવાની હતી પરંતુ એક દિવસ માટે મુલત્વી રાખવામાં આવી હતી

બેઠક બાદ મીડીયા સાથે વાત કરતા કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે ખેડુતોના સંઘોને તેમની વચ્ચે અનૌપચારિક જુથો રચવા અને તેમની માંગણીઓ અંગે સરકારને એક મુસદૃો આપવા માટે કહ્યું શ્રી તોમરે કહ્યું હતું કે સરકાર ઠંડીને કારણે આંદોલનકારી ખેડ઼તો માટે ચિંતીત છે તેમણે ભાર પુર્વક કહયું હતું કે સરકારને ઉમ્મીદ છે કે વાતચીતથી જલદી કોઇ સમાધાન મળશે

કૃષિ ખર્ય અને મૂલ્ય પંચના ભુતપૂર્વ અધ્યક્ષ અશોક ગુલાટી શેતકારી સંઘટનના અધ્યક્ષ અનિલ ઘનવત અને આંતર રાષ્ટ્રીય ખાદ્ય નીતિ સંશોધન સંસ્થાના દક્ષિણ એશિયાના નિયામક ડો પ્રમોદ જોશીએ આ ચર્ચામાં ભાગ લીધો હતો અને આ સમિતિની આવતા બે મહિનાની પ્રવૃત્તિઓની રૂપરેખા નક્કી કરી હતી આ સમિતિ ખેડૂત ખેડૂત સંસ્થા ખેડૂત યુનિયન સહિત કૃષિને લગતા તમામ ઘટકો સાથે વાતચીત કરશે અને તેના આધારે ભલામણો નક્કી કરશે મીડિયા સાથે વાતચીત કરતાં શ્રી ઘનવતે જણાવ્યું હતું કે સર્વોચ્ય અદાલતના આદેશ મુજબ આ સમિતિ દેશના અલગ અલગ વિસ્તારના ખેડૂત મંડળો સાથે ચર્ચા કરશે જેમાં આ કાયદાઓની તરફેણમાં છે એવા તેમજ જે કાયદાની વિરુદ્ધ છે તેવા ખેડત મંડળોનો સમાવેશ હશે આ ઉપરાંત આ સમિતિ રાજ્ય સરકાર રાજ્ય માર્કેટિંગ બોર્ડ ખેડૂત મંડળીઓની સાથે પણ ચર્ચા વિચારણા હાથ ધરશે રસીકરણ ભારત આજથી કોવિડ રસીની નિકાસ શરૂ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટવીટ સંદેશામાં કહયું કે દુનિયાના દેશોની આરોગ્ય સંબંધી જરૂરીયાતો પુર્ણ કરવામાં ભારતને એક સહયોગી દેશ તરીકે સન્માનપુર્વક જોવાય છે

મંત્રાલયે કહ્યું કે શ્રીલંકા અફઘાનીસ્તાન અને મોરેશીયસ રસી પુરી પાડવા માટે જરુરી નીયમનકારી મંજુરીઓની રાહ જોવાઇ રહી છે મંત્રાલયે કહયું કે ઘરેલુ જરૂરીયાતને ધ્યાને રાખી આવનારા સમયમાં સહયોગી દેશોને તબકકાવાર રસી ઉપલબ્ધ કરાવાશે અન્ય દેશોને રસી આપતા સમયે દેશમાં જરૂરીયાત મુજબ રસીનો પર્યાપ્ત સ્ટોક ઉપલબ્ધ હોય તે સુનિશ્ચિત કરાશે અન્ય દેશોને રસી આપતા પહેલા ગઇકાલની બે દિવસીય પ્રશિક્ષણ કાર્યક્રમ શરૂ કરાયું છે જેમાં સંબંધિત અધીકારી કૃમચારીઓને રસીકરણ કાર્યક્રમના વહીવટી તથા સંચાલન સંબંધી પાસાઓની જાણકારી અપાઇ મંત્રાલયે કહ્યું કે ભારતે કોવિડ રોગચાળા દરમિયાન અનેક દેશોમાં દવાઓ ઉપરાંત પરીક્ષણ કીટ વેન્ટીલેટર માસ્ક ગ્લોવ તથા અન્ય તબીબી સામગ્રી પહોંચાડી છે પાડોશી દેશોની નિદાન ક્ષમતા વધારવા તથા સુદૃઢ અને હવે ભારત વિશ્વના દેશોને રસી પણ

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

તેમની સાથે સુશ્રી કમલા હેરીસ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે ઉલ્લેખનીય છે કે સુશ્રી કમલા અમેરીકાની પહેલી મહિલા ઉપરાષ્ટ્રપતિ બનશે

આ અવસરે તેમની પત્ની ડોકટર જીલ બાઇડન પણ હાજર રહેશે શપથ ગ્રહણ સમારોહ કોરોના રોગયાળા વચ્ચે યોજાઇ રહયો છે શપથગ્રહણ માટે સત્તાવાર વેબસાઇટ જાહેર કરાઇ છે શ્રી બાઇડન અને સુશ્રી કમલા કેપીટલ બીલ્ડીંગના પશ્ચિમ હિસ્સામાં શપથગ્રહણ કરશે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ રાષ્ટ્રપતિ ટ્રમ્પના સમર્થકોએ કેપીટલ બિલ્ડીંગમાં ધુસી જઇ કબજો કર્યો હતો તેમની ખદેડવાની કરાયેલી કાર્યવાહીમાં પાંચ લોકોના મોત નીપજયા હતા જો બાઇડને શપથ ગ્રહણ પહેલા ચર્ચમાં થનારા પ્રાર્થના સત્રમાં રીપલ્લકન અને ડેમોક્રેટીક પક્ષના ટોચના નેતાઓને આમંત્રીત કર્યા છે વોટસએપ સરકારે વોટ્સઅપને તેની પ્રાયવસી નીતીમાં તાજેતરમાં કરેલા ફેરફારને પાછા લેવા જણાવ્યું છે સરકારે કહ્યું કે એકતરફી રીતે કરેલા ફેરફારો અયોગ્ય અને અસ્વીકાર્ય છે માહિતી ટેકનોલોજી મંત્રાલયે વોટ્સઅપને લખેલા પત્રમાં જણાવાયું છે કે સેવા અને પ્રાઇવસી પોલીસીમાં ઉપયોગકર્તાને છોડવાનો વિકલ્પ આપ્યા વિના કરાચેલા ફેરફાર ચિંતારૂપ છે તેનાથી ભારતીય નાગરિકોની સ્વાયતતા અને તેમની પસંદ કરવાની સ્વતંત્રતાને લઈ કેટલાંક દુષ્પરિણામ ઉત્પન્ન થઈ શકે છે મંત્રાલયે કહ્યું કે ભારતમાં વોટસએપનો ઉપયોગ કરનારની સંખ્યા વિશ્વમાં સૌથી વધુ છે અને વોટ્સઅપ પ્રસ્તાવિત ફેરફારને પાછા લેવા અને ડેટા સુરક્ષાની તેની નીતી પર પુનઃવિચાર કરે

નીતી આયોગના ઉપાધ્યક ડોકટર રાજીવ કુમાર આયોગના સદસ્ય ડોકટર વી

નીતી આયોગે એક નિવેદનમાં જણાવ્યું કે સુચકાંકની બીજી આવૃતિ દેશને નવીનતા આધારીત અર્થ વ્યવસ્થામાં પરીવર્તન તરફ સરકારની સતત પ્રતિબધ્ધતા દર્શાવે છે

હજારો શ્રધ્ધાળુઓ ત્યાં પુજા પ્રાર્થના કરી રહ્યાં છે આ અવસર પર ત્યાં વિશેષ લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કોરોના મહામારીને કારણે આ વખતે વિદેશમાંથી અને દેશના અન્ય ભાગોમાંથી શ્રધ્ધાળુઓની સંખ્યા ઓછી જોવા મળી હતી